પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમીલનાડુમાં અનેક વિકાસ કામોનું ઉદઘાટન કર્યું

ખેડુતોના કઠોર પરીશ્રમની પ્રશંસા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય યુધ્ધ ટેન્ક અર્જુન દેશને સમર્પિત કરી આ ટેન્ક ભારતીય સરહદોની સુરક્ષાની સાથે ભારતની એકતાને પણ દર્શાવે છે આવતીકાલે મધરાતથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ બુથોની તમામ લેનને ફાસ્ટેગ

યુવાનોને રોજગારી માટે તૈયાર કરવા માટેની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ થોજના હેઠળ રોજગારી પુરી પાડવાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરાના સ્થાને રહયું છે

શ્રી મોદીએ કેરળના કોચ્ચીમાં છ હજાર એકસો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવા કહ્યું કે ભારતીયો આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે આશ્ચર્યજનક ઉપલબ્ધિઓ મેળવી શકે છે પ્રધાનમંત્રીએ યુવા પેઢીને આસપાસના સ્થળોનો પ્રવાસ કરીને સ્થાનિક પર્યટનક્ષેત્રને પ્રોત્સાહન આપવા અપીલ કરી તેમણે કહયું કે કોવિડ રોગયાળાએ દેશના પ્રવાસન ક્ષેત્ર માટે તક ઉભી કરી છે

ના પ્રોપીલીન ડેરીવેટીવ પેટ્રોકેમીકલ યોજના રાષ્ટ્રને સમર્પિત કરી આ પરીયોજનાથી એ ક્રિલેટ એકેલીક અને ઓકસો આલ્કોહોલનું ઉત્પાદન થશે હાલમાં તેની આયાત કરવામાં આવે છે આ પરિયોજનાથી પ્રતિવર્ષ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા બચાવવામાં મદદ મળશે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કોચ્ચીમાં વેલિંન્ચ્ટન ટાપુ પર રો રો જહાજ સેવા પણ રાષ્ટ્રને સમર્પિત કરી તેનાથી સમય અને નાણાંની બચત થવાથી વેપારને લાભ થશે અને કોચ્યીમાં માર્ગ પરીવહન ઓછ થશે શ્રી મોદીએ કોચ્ચીન બંદર પર દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફઝ ટર્મીનલ સાગરિકાનું ઉદઘાટન પણ કર્યુ તેમણે કોયી શિપયાર્ડ લીમીટેડના મરીન એન્જીનીયરીંગ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટનો શ઼ભારંભ કર્યો આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કોચીન બંદર પર સાઉથ કોલ બર્થના પુનઃ નિર્માણ માટે શિલારોપણ કર્યુ પ્રધાનમંત્રી તમીલનાડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમીલનાડુમાં ખેડુતોને માત્ર જળ સંરક્ષણના રીતોનું પાલન કરવા માટે જ નહી પરંતુ સમગ્ર ઇતિહાસમાં વિક્રમરૂપ ખાદ્ય ઉત્પાદન માટે અભિનંદન આપ્યા આજે ચેન્નાઇમાં આઠ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનો આરંભ કરાવતા પ્રધાનમંત્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું

તેમણે કહયું કે જયારે ખેતીમાં સુધારા થાય છે ત્યારે દેશ વિકાસ કરે છે તેમણે ભાર મુકતા કહયું કે દરેક પાણીના ટીપાથી વધુ પાકને મહત્વ આપવું પડશે પ્રધાનમંત્રીએ પુલવામાં ફમલાના બહાદુર યોધ્ધાઓને સલામ કરતા કહ્યું કે સરકાર આત્મનિર્ભર યોજનાઓનો ઉપયોગ કરીને એક આધુનિક સંરક્ષણ ક્ષેત્ર બનાવવા માટે દૃઢ સંકલ્પ છે તેમણે કહ્યું કે ભારત શાંતીમાં વિશ્વાસ રાખે છે પરંતુ કોઇપણ કિંમતે દેશના સર્વભૌમત્વની રક્ષા કરશે શ્રી મોદીએ કહ્યું કે સરકાર ભારતીય માછીમારોના યોગ્ય હિતોની રક્ષા કરશે તેમણે કહ્યું કે શ્રીલંકાની જેલોમાં અત્યારે એક પણ માછીમાર નથી

આની પહેલ પ્રધાનમંત્રી શ્રી મોદીએ ચૈન્નાઇમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ ધ્વારા સ્વદેશી રૂપે તૈયાર થયેલી અતિ આધુનિક અર્જુન યુધ્ધ ટેન્ક ધ્વારા સલામી ઝીલી શ્રી મોદીએ કહયું કે આ સ્વદેશી અર્જુન યુધ્ધ ટેન્ક દેશને સમર્પિત કરતા હું ગર્વની લાગણી અનુભવુ છું

ગૃહમંત્રી અમિત શાહે કહયું છે કે ભારત તેમના અસાધારણ સાહસ અને સર્વોચ્ય બલિદાનને કયારેથ નહી ભુલો એક ટવીટમાં તેમણે કહયું કે તેઓ એ વીર શહીદોને નમન કરે છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ ફમલામાં પોતાના પ્રાણની આહતિ આપનાર બહાદુર જવાનોને શ્રધ્ધાંજલી આપતા કહયું કે દેશ તેમની રાષ્ટ્ર સેવા અને બલિદાનને કયારેથ નહી ભુલે

માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે ડીજીટલ માધ્યમોથી ફીની યુકવણીને પ્રોત્સાફન આપવા પ્રતિક્ષા સમય અને બળતણનો વપરાશ ઘટાડવા અને ટોલ બુથો પરથી કોઇ અડચણ વગર આગળ વધી શકાય તે માટે આમ કરવામાં આવ્યું છે

કેન્દ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા રાજયમંત્રી આર

સીંહે રાજયસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ યુવાનોને આધુનિક માંગ અનુસાર તાલીમ આપીને નોકરી અપાવવામાં આવે છે દરમિથાન શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના યુવાનોને વિકસી રહેલા અને ભવિષ્યના ઉચ્ય માંગની શકયતાવાળા ક્ષેત્રો માટે જરૂરી યોગ્ય પ્રકારની તાલીમ આપીને સજજ કરવાની દિશામાં મહત્વનું પગલું છે

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખ વ્યકત કર્યુ છે

જેમાં મોટી સંખ્યામાં મહિલા શિલ્પકારો પણ હશે

કેન્દ્રીય લધુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે હૃન્નર હાટ દેશના કારીગરો અને શિલ્પકારોના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો મંય છે તેમણે કહ્યું કે આનાથી પાંચ લાખથી વધુ કારીગરો અને શિલ્પકારોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે ઉત્તરાખંડ બચાવ કાર્ય ઉત્તરાખંડમાં યમૌલી જીલ્લાના રૈણી ગામ અને તપીવન એનટીપીસી પ્રોજેકટમાં અયાનક આવેલા પુરને સાત દિવસ વીતી યુકયા છે ગુમ થયેલાઓને શોધવા માટે બયાવકાર્ય અને શોધખોળ અભિયાન સતત યાલુ છે આજે સવારથી બયાવ ટુકડીઓએ રૈણી ગામમાંથી પાંચ અને તપોવન ખાતેની ટનલમાંથી પાંચ મૃતદેહોને બહાર કાઢયા છે

ક્રિકેટ મેચ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે યાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ભારત મજબુત સ્થિતિમાં છે